રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે અષાઢી પૂર્ણિમા સમારોહનો શુભારંભ કર્યો કહ્યું મહાત્મા બુધ્ધનો ઉપદેશ પ્રેમ દયા અને અહિંસા ઉપર આધારિત છે

તેમણે કહ્યું કે દેશના લોકોએ બૌદ્વ ધર્મની સચ્યાઇ નવી અભિવ્યક્તિના સ્વરૂપે જોઇ છે ભગવાન બુદ્ધનું જ્ઞાન અને વિચારો બૌદ્ધિક ઉદારતા અને આધ્યાત્મિક વિવિધતાના સન્માનની ભારતની પરંપરા અનુરૂપ છે તેમણે અષાઢી પૂર્ણિમા પર ધમ્મ ચક્ર દિવસ કાર્યક્રમનું આજે રાષ્ટ્રપતિ ભવનથી ઉદ્દઘાટન કર્યું કાર્યક્રમનું આયોજન કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘે કર્યું હતું રાષ્ટ્રપતિએ કહ્યું કે બૌદ્ધ ધર્મે ભારતથી પડોશી દેશોમાં ફેલાવાનું શરૂ કર્યું અને તેની જુદીજુદી શાખાઓ નવા નવા ક્ષેત્રોમાં વિકાસ પામી છે તેમણે એ વાત પર ખુશી વ્યક્ત કરી કે પ્રાચીન સમયથી જ માનવતાના કલ્યાણ માટે ભારતની સભ્યતાની યાત્રા સ્વરૂપે રાષ્ટ્રપતિ ભવનમાં અષાઢી પૂર્ણિમાના સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે આધુનિક યુગમાં મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમરાવ આંબેડકરે પણ મહાત્મા બુદ્ધના ઉપદેશથી પ્રેરણા લીધી હતી અને દેશના ભવિષ્યની દિશા નક્કી કરવા માટે તેનો ઉપયોગ કર્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વ આ સમયે અસાધારણ પડકારોનો સામનો કરી રહ્યો છે અને તેનો અંતિમ સમાધાન ભગવાન બુદ્ધના આદર્શોથી જ પ્રાપ્ત થઇ શકે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે બુદ્ધના વિયારો ભૂતકાળમાં પ્રાસંગિક હતા વર્તમાનમાં પણ પ્રાસંગિક છે અને ભવિષ્યમાં પણ પ્રાસંગિક રહેશે શ્રી મોદીએ કહ્યું કે હોનહાર યુવકો વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ શોધી રહ્યાં છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર મહાત્મા બુદ્ધથી સંબંધિત ઐતિહાસિક સ્થળોને જોડવા માટે ધ્યાન આપી રહી છે કેન્દ્રિય મંત્રીમંડળે તાજેતરમાં જાહેરાત કરી છે કે કુશીનગર વિમાનીમથકને આંતરરાષ્ટ્રીય વિમાનીમથક બનાવવામાં આવશે જેનાથી અસંખ્ય લોકો શ્રદ્વાળુઓ અને પ્રવાસીઓ આ ક્ષેત્રની મુલાકાતે આવશે

સાત રાજ્યોમાં ભાજપ યુનિટ દ્વારા લોકડાઉન દરમ્યાન લોકોને રાહત પહોંચાડવાના કાર્યો બાબતે રજૂઆત થઇ રહી છે

શ્રી મોદીએ મહામારી દરમ્યાન ઉત્તમ કાર્ય કરવા બદલ ભાજપના રાજસ્થાન યુનિટની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રી વાર્તાવલી પ્રધાનમંત્રી નરેન્ત્ર મોદીએ દૂરદર્શન સમાચાર ઉપર સતત પાંચ વર્ષ પૂર્ણ કરવા માટે સંસ્કૃત સમાચાર પત્રિકા વાર્તાવલીને અભિનંદન આપ્યા છે

પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં સામેલ લોકો અને દર્શકોને પણ અભિનંદન આપ્યા છે

આ સંખ્યા એક જ દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યામાં સૌથી વધુ સંખ્યા છે

ભારતમાં આ મહામારી ફેલાયા બાદ એક દિવસમાં સૌથી વધુ નમૂનાઓની યકાસણી કરવામાં આવી છે

વંદે મિશન વંદે ભારત મિશનના આવતીકાલથી શરૂ થતા ચોથા તબક્કામાં પાંચસો જેટલી ફ્લાઇટ ઉડાન ભરશે આ અંતર્ગત એર ઇન્ડિયાની સાથે સાથે ખાનગી કંપનીઓના વિમાનો પણ ઉડાન ભરશે

સુબ્રમણ્થમે જમ્મુ કાશ્મીરના જિલ્લાઓના વર્ગીકરણની યાદી જાહેર કરી છે જેમાં બાંદીપુરા સિવાય સમગ્ર કાશ્મીર ખીણને રેડ ઝોનમાં રાખવામાં આવ્યો છે

આદેશ અનુસાર બાંદીપોરા જિલ્લાને બાદ કરતાં સમગ્ર કાશ્મીર ખીણમાં રેડ ઝોન શ્રેણીમાં મુકવામાં આવી છે જેથી કાશ્મીર ખીણમાં કોરોનાના કેસોમાં થઇ રહેલો વધારો અટકાવી શકાય અમિત શાહ્ ગુફમંત્રી અમિત શાહે સ્વામી વિવેકાનંદને આજે તેમની પુણ્થતિથિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી છે ગૃહમંત્રીએ કહ્યું છે કે સ્વામી વિવેકાનંદ એક મહાન ચિંતક અને અસાધારણ વક્તા હતા

શ્રી શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદના શિક્ષણના વિયારો વૈશ્વિક ભાઇયારો અને સ્વજાગૃતતા આજે પણ સમાનરૂપે પ્રાસંગિક છે ગૃહમંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદને યુવાનોની ક્ષમતા અને પરિવર્તનશીલ શક્તિઓમાં સંપૂર્ણ વિશ્વાસ હતો અમિત શાહે કહ્યું કે હું એવું માનું છું કે માત્ર યુવાનો જ આવનારા સમયમાં દેશના વિકાસને યોગ્ય દિશા બતાવશે તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદના આદર્શ આજે પણ યુવાનોને દેશસેવા માટે પ્રેરિત કરે છે

મુખ્યમંત્રીએ કહ્યું કે સુરતમાં ખાસ કરીને ડાયમંડ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગોને કારણે કેસોની સંખ્યા વધી છે ત્યારે તેને અટકાવવાના ઉપાયો રૂપે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું યુસ્ત પાલન કરતા હોય તેવા ઉદ્યોગોને જ સરકાર ચાલુ રાખવા દેશે